પાંચ દિવસની આ વૈશ્વિક પરિષદમાં ડોકટર કે

પ્રજાપતિ શ્રી રોબીન એલ્ડર્સ શ્રી ડર્ક ફિફર શ્રી મનીષ ઠક્કર સહિતના નિષ્ણીતો વિવિધ વિષયો ઉપર વ્યાખ્યાનો આપશે ગુજરાત બાયોટેકનોલોજીકલ સંશોધન કેન્દ્ર તથા આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આ પરિષદનું આયોજન કરાયું છે

આના લીધે સરકારને એક અબજબાવન કરોડ રૂપિયાથી વધુની આવક થઇ છે વડોદરા જીલ્લામાં આ યોજના હેઠળ અરજદારે પ્રિમિયમ ઓનલાઇન ભરવાનું હોય છે અને અરજીને મંજૂરી પણ આ માધ્યમથી અપાય છે

સોમવારે બપોરે રાજયપાલશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે ત્યાંથી તેઓ ધોરડો અને કાળા ડુંગરની મુલાકાતે જશે બીજા દિવસે અજરખપુર તેમજ ભુજ આયના મહેલ પ્રાગમહેલની મુલાકાત બાદ સાંજે ભુજ ટાઉનહોલમાં જીલ્લાકક્ષાની પ્રાદૃતિક ખેતી શિબિરમાં ભાગ લેશે

ઓ

દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને કેશ ક્રેડિટ મળે તેવી વ્યવસ્થા વિશે વિયારી રહ્યા છીએ સહકારી ક્ષેત્રના તજજ્ઞો દ્વારા માહિતી પણ આપવામાં આવી હતી

કલામહાકુંભ સુરેન્દ્રનગર રાજ્યના સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના ઉપક્રમે સુરેન્દ્રનગરમાં યોજાઇ રહેલા કલામહાકુંભમાં આજે નિબંધ કાવ્યલેખન ગઝલ ચિત્રકલા ભરતનાટ્યમ અને કથક લોકવાર્તા દુહા છંદ ચોપાઇ જેવી સ્પર્ધાઓનું આયોજન કરાશે

આ શોપમાં ઇકો ટુરિઝમ સાવરદા કસાડ મંડળીના સભ્યો દ્વારા અહીં આવનાર પ્રવાસીઓ ડાંગની વિવિધ વસ્તુ ખરીદી શકે તે માટે વાંસ બનાવટ અને ડાંગની વિશેષ અને પોષણ યુક્ત વિવિધ સામગ્રીનુ વેચાણ કરવામાં આવી રહ્યું છે